ત્યારે ગઈકાલે ભુજ રેલ્વે સ્ટેશન ખાતે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી કાર્યક્રમ તેમજ બે પ્લાન્ટના લોકાર્પણ કરાયા હતા

પુજય બાપુની જન્મ જયંતિની ઉજવણી આજે ઠેર ઠેર સ્વચ્છતા સહિતના કાર્યક્રમો ચોજીને કરવામાં આવશે ત્યારે આપણે સૌ સ્વચ્છાગ્રહી બની પુજ્ય બાપુને અને જય જવાન જય કિસાન નો નારો આપનાર પુ જય શાસ્ત્રીજીને સા દર વં દન કરીએ